મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને મુખ્યમંત્રી કમલનાથને વિધાનસભામાં આવતીકાલે વિશ્વાસનો મત હાંસલ કરવા નિર્દેશ આપ્યા છે

શ્રી મોદીએ શુક્રવારે કહ્યું હતું કે સાર્ક દેશોના સભ્યોએ કોરોના સંક્રમણને અટકાવવા અંગેની અસરકારક રણનીતિ બનાવવી જોઈએ પ્રધાનમંત્રીએ કેટલાક ટ્વીટ કરીને સૂચન કર્યું છે કે આ બાબતે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વિચાર વિમર્શ થવો જોઈએ તેમણે કહ્યું કે આખા વિશ્વ અને મોટી વસ્તી ધરાવતા દક્ષિણ એશિયા સમક્ષ લોકોની તંદુરસ્તનું ઉદાહરણ આપી શકાય અને લોકોની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં કોઈ કસર રખાશે નહીં

જેસલમેર ખાતેના આરોગ્ય સુખાકારી કેન્દ્રમાં કુશળ તબીબી અધિકારીઓની સંપૂર્ણ દેખરેખ હેઠળ ભારતીય નાગરિકોને સારવારના ફરજીયાત સમયગાળા દરમિયાન તમામ સુવિધાઓ અપાશે સૈનિકોએ પણ વિદેશથી પાછા પરત આવેલા દેશવાસીઓને સંભાળ અને સહાય આપવા તત્પરતા દર્શાવી છે

વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને કહ્યું કે આ બધાને બે સપ્તાહ માટે અલગ રાખવામાં આવશે તેમને રાષ્ટ્રીવીય રાજધાનીના છાવલા કેમ્પમાં આઈ

ના સુરક્ષિત વાતાવરણમાં લઈ જવાયા હતા મંત્રીએ કહ્યું હતું કે કેન્ સરકાર કોઈપણ સંજોગોમાં ભારતીય લોકોની મદદ માટે પ્રતિબદ્વ છે તેમણે ઈટાલીની સરકારના સહયોગ બદલ આભાર માન્યો હતો અને એર ઈન્ડિયાના પ્રયાસોની પ્રશંસા કરી હતી

લોકોને સમૂહમાં કે મોટી સભાઓમાં સામેલ ના થવા જણાવાયું છે લોકોને ખાંસી અથવા તાવના લક્ષણો હોય તો અન્ય લોકોના નજીકના સંપર્કમાં ના આવવા જણાવાયું છે હાથ સારી રીતે સાફ કર્યા વગર આંખ નાક અને ચહેરાને નહીં અડવા જણાવાયું છે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 વપરાશમાં આવેલા ટિશ્યૂ પેપર બંધ કચરાપેટીમાં ફેંકવા જણાવાયું છે ખાંસી તાવની સાથે શ્વાસ લેવામાં તકલીફ થાય તો તરત જ તબીબની સલાહ લેવામાં આવે

રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે પણ હેલ્પલાઈન નંબર જાહેર કરાયા છે

અનંતનાગની સંયુક્ત રીતે શોધખોળ અભિયાન હાથ ધર્યું હતું શંકાસ્પદ સ્થળે છૂપાયેલા આતંકવાદીઓએ સામેથી ગોળીબાર શરૂ કર્યું હતું જો કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હજુ સુધી મળી નથી

કેન્દ્રીય ગૃહ્ મંત્રાલયે એમ પણ જણાવ્યું છે કે ભારત બાંગ્લાદેશ ભારત નેપાળ ભારત ભૂતાન અને ભારત મ્યાનમારની બધી જ સીમાઓ ઉપર એક ખાસપ્રકારની ચેક પોસ્ટ તૈયાર કરવામાં આવી છે

જેમાં ઉત્તમ પ્રકારની આંતરરાષ્ટ્રીય પદ્ધતિઓ અપનાવીને સલામતી અને સુરક્ષાની ચિંતા દૂર કરવાના ઉપાય શોધવા માટે મંત્રાલયોના અધિકારીઓની મુખ્ય સમિતિ સ્થાપવા સૂચન કરવામાં આવ્યું છે સમિતિ દ્વારા દેશમાં ટ્રકના અતિશય ભારને રોકવા ટોલ બૂથ પર ઈલેક્ટ્રોનિક વજન ધરાવતી વિશેષ સાધન સુવિધા મૂકવાની ભલામણ કરવામાં આવી હતી પરિવહન પર્યટન અને સંસ્કૃતિ અંગેની સ્થાયી સમિતિના સૂચનો તાજેતરમાં સંસદના બંને ગૃહોને એક અહેવાલમાં રજૂ કરવામાં આવ્યા હતા

શ્રી ટંડને ગઈકાલે મોડી રાત્રે મુખ્યમંત્રી કમલનાથને સંબોધીને લખેલા પત્રમાં તેમને વિધાનસભામાં સોમવારે રાજ્યપાલના સંબોધન બાદ તુરંત વિશ્વાસનો મત હાંસલ કરવા જણાવ્યું છે

ભારતીય જનતા પાર્ટીનું એક પ્રતિનિધિમંડળ ગઈકાલે રાત્રે રાજ્યપાલને મળ્યું હતું અને વિધાનસભામાં બહુમત પરિક્ષણ કરાવવા અંગેની માગણી કરી હતી પ્રતિનિધિમંડળમાં ભાજપના ગોપાલ ભાર્ગવ શિવરાજસિંહ ચૌહાણ નરોત્તમ મિશ્ર અને ભૂપેન્દ્રસિંહ સામેલ હતા શ્રી ચૌહાણે પત્રકારોને જણાવ્યું કે પાર્ટીના પ્રતિનિધિમંડળે વિધાનસભામાં બજેટ સત્રમાં સૌથી પહેલાં કમલનાથના નેતૃત્વવાળી સરકારના બહુમત પરિક્ષણની માગણી કરી હતી

તેનો હેતુ ગ્રાહકોમાં અધિકારોનું સન્માન કરવા અને બજારમાં થતું ગ્રાહકોનું શોષણ રોકવાનો છે